વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે કોઇ પણ ભારતીય કોરોના વાયરસથી અસરગ્રસ્ત નથી

ગઈકાલે આકાશવાણી પરથી પ્રસારી થયેલા મન કી બાત કાર્યક્રમમાં શ્રી નરેન્દ્ર મોદીએ ખેલો ઈન્ડિયા રમતોત્સવના સફળ આયોજન બદલ આસામ સરકારને અભિનંદન આપ્યા હતા

પ્રધાનમંત્રીએ કહ્યું કે સરકારે રમતોને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી રમતોત્સવ યોજવાનો નિર્ણય લીધો છે

તેમણે ક્હ્યું કે ગયા વર્ષે નવેમ્બર મહિનામાં શરૂ કરાયેલ ફીટ ઇન્ડિયા ઝુંબેશના સારા પરિણામો મળવા લાગ્યા છે

પ્રધાનમત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યુ છે

આ સફળતા ભારતના વિકાસ પથ ઉપર મહત્વની સાબિત થશે

તેમણે કહ્યું કે કોઇપણ પશ્નનો હ્યાંસાથી ઉકેલ ન લાવી શકાય કોઈપણ સમસ્યાનો ઉકેલ નવી સમસ્યા ઉભી કરીને મેળવી શકાય નહીં

પ્રધાનમંત્રીએ બિહારના શૈલેષે મોકલેલા મન કી બાત ચાર્ટરનો ઉલ્લેખ કર્યો હતો આ ચાર્ટર મન કી બાત કાર્યક્રમમાં આવરી લેવાચેલા વિવિધ મુદ્દાઓની ઝલક આપે છે

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવત અને કેન્દ્રીય મંત્રી સંજીવ બલીયાન બીજનૌરથી ગંગા યાત્રાનો પ્રારંભ કરાવશે બીજનૌરથી ગંગા નદી ઉત્તરપ્રદેશમાં પ્રવેશે છે જ્યારે રાજ્યપાલ આનંદીબેન પટેલ કેન્દ્રીય મંત્રી મહેન્દ્રનાથ પાંડે બિહારના નાયબ મંત્રી સુશીલ મોદી પૂર્વ ઉત્તરપ્રદેશના બલીયાથી ગંગા યાત્રાનો પ્રારંભ કરાવશે આઠ કેન્દ્રીય મંત્રીઓ તથા ઉત્તરપ્રદેશના ઘણા મંત્રીઓ પણ ગંગા યાત્રામાં જોડાવાના છે સ્વચ્છ ગંગા મિશનના વડા રાજીવ રંજન મિશ્રાએ આકાશવાણી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગંગા યાત્રાનો ઉદ્દેશ ગંગા નદી કાંઠા વિસ્તારના પ્રદેશોના જૈવ વૈવિધ્ય અંગે જાગૃતિ કેળવવાનો છે તથા નદી કિનારા ઉપર વસેલા ગામોની પ્રગતિને પ્રોત્સાહન આપવાનો છે

આગામી પહેલી ફેબ્રુઆરી સુધી યોજાનાર ભારત પર્વનો મુખ્ય હેતુ ભારતના નાગરિકોને દેશના વિવિધ પ્રવાસન સ્થળો જોવા પ્રોત્સાહન આપવાનો છે

સુત્રોના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાન સેનાએ ગત સાંજે ભારતીય ચોકીઓ અને નાગરિક વિસ્તારો ઉપર ગાળીબાર કર્યો હતા

ચીનના રાષ્ટ્રીય આરોગ્ય પંચે જણાવ્યું છે કે વધુ ઝડપથી આ વાયરસ પ્રસરી રહ્યો છે અને ઘણા લોકો તેનાથી અજાણ હોવાને કારણે તેનો ચેપ સતત વધી શકે છે

વિશ્વ આરોગ્ય સંસ્થા ઠ્ ના સચિવ ચીન દ્વારા કોરોના વાયરસને નિયંત્રણમાં લેવા માટે કરવામાં આવેલા પ્રયત્નો અંગે વધુ માહિતી મેળવવા આજે બેઇજિંગ જશે તેમણે ટ્વીટમાં જણાવ્યું હતું કે હુ ના નિષ્ણાંતોએ વૈશ્વિક નેટવર્કને સક્રિય કરી દીધુ છે

પ્રસાર ભારતીના બેઇજીંગ ખાતેના સંવાદદાતાનાં જણાવ્યા પ્રમાણે ઘણાં દેશોએ ચીની સત્તાવાળાઓને તેમના નાગરિકોને પોતાના દેશમાં પરત મોકલી દેવા જણાવ્યું છે ભારત પણ આ અંગે ચીની અધિકારીઓના સંપર્કમાં છે બેઇજીંગ ખાતેના ભારતીય દૂતાવાસનાં જણાવ્યા પ્રમાણેતે વુહાન ખાતેના ભારતીયોના સતત સપંકંમાં છે અને આ માટે ત્રીજી હોટલાઇન સેવા પણ કાર્યરત કરવામાં આવી છે અત્યાર સુધીમાં કોઇપણ ભારતીય વ્યકિત કોરોના વાયરસથી પ્રભાવિત થઇ નથી અને તેમના માટે ભોજન પાણીની પૂરતી વ્યવસ્થા છે

જ્યારે સદગત પ્રોફેસર ઇંદ્રા દાસનાયકે શ્રીલંકાની શિક્ષણ સંસ્થાઓમાં હિન્દી ભાષા શરૂ કરનાર અને તેને પ્રોત્સાહન આપનાર વ્યક્તિ હતા

કોલંબો ખાતે ભારતીય ઉચ્યાયુક્ત દ્વારા આયોજીત પ્રજાસત્તાક દિવસની ઉજવણીના સમારોહમાં બોલતા શ્રીલંકાના વિદેશમંત્રી દિનેશ ગુણ વર્દને આ મુજબ જણાવ્યું હતું

અને શ્રીલંકા હવાઇ જોડાણ સંરક્ષણ સહકાર લોકો સાથેનો સંપર્ક અને સાંસ્કૃતિક આદાન પ્રદાન જેવી પ્રવૃત્તિઓના માધ્યમથી ભારતનો મજબૂત ભાગીદાર દેશ બનવા તત્પર છે તેમણે આતંકવાદ અને ઉગ્રવાદને રોકવા માટે ખાનગી જાણકારી આપવા માટે ભારત સરકારનો આભાર માન્યો હતો તમણે શાંતિ અને સુરક્ષા માટે ભારત સાથે સહકાર વધારવા તત્પર હોવાનું જણાવ્યું હતું

પ્રિ ક્વાર્ટર ફાઈનલમાં રોહન અને નાદીયાની જોડીએ નિકોલ અને બ્રુનોની જોડીને પરાજય આપીને ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો દરમિયાન ભારતના લીયેન્ડર પેસ અને તેમની સાથી જેલીના ઓસ્ટાપેન્કોની જોડીએ બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે

સ્પર્ધાની ફાઈનલમાંસૌરવ ઘોષાલ અને ઈજિપ્તના ફેરેસ ડીસાઉકી રમશે